ે દેશની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેન આવતીકાલથી શરૂ થશે

આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે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 ત્રણ ફજાર કરોડ રૂપિયાનો પ્રથમ ફપ્તો એપ્રિલમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત માટે અપાયો હતો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 મંત્રાલયે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોવિડ ઇમર્જન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ માટે પેકેજની જાહેરાત કરવામાં આવી હતી

વેંકૈયા નાયડુએ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ અકસ્માતમાં જાનહાનીના મામલે દુખ વ્યક્ત કર્યું છે શ્રી કોવિંદે કહ્યું કે દુર્ઘટના વિશે સાંભળીને તેઓ દુખી છે તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી શુભકામના પણ પાઠવી છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ જાનહાનીથી દુખી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થતા મેળવે તે માટે પ્રાર્થના કરે છે

જો કે રેપો રેટ અને રિવર્સ રેપોરેટ યથાવત રાખ્યા છે

તેમણે ઉમેર્યું કે વૃદ્વિદરને જાળવી રાખવા માટે નાણાકીય નીતિના અનુકૂળ વલણ ચાલુ રાખશે કોવિડની સ્થિતિના કારણે કુગાવો વધવાના તેમણે સંકેત આપ્યા છે

સમિતિએ નિરીક્ષણ કર્યું છે કે અર્થવ્યવસ્થામાં થયેલા સુધારાઓ કોવિડ ચેપના કારણે છેલ્લા ત્રણ માહિનામાં નકારાત્મક રહ્યા છે જોકે વાસ્તવિક અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધરતી બજારોમાં તેજી જોવા મળી છે

તેમણે કહ્યું કે ક્રગાવાના દૃષ્ટિકોણની આસપાસની અનિશ્ચિતતા અને રોગયાળાના કારણે અર્થતંત્રની અત્યંત નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને સમિતિએ પોલિસી રેટને યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંમેલનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આવરી લેવામાં આવેલા શિક્ષણના મહત્ત્વના પાસાઓને લગતી બાબતો આવરી લેશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રે પણ ભાગ લેશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસાંઓ પર ચર્ચા થશે પ્રખ્યાત શિક્ષણવિદો વિજ્ઞાનીઓ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે સંબોધન કરશે પરિસંવાદમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ શિક્ષણ સંસ્થાઓના ડિરેક્ટર અને કોલેજોના આચાર્યો અને અન્ય હોદ્દેદારો પણ ભાગ લેશે

કિસાન રેલ ફળો અને શાકભાજી લઈ જશે અને કેટલાક સ્ટેશનો પર ઊભી રહેશે આ દ્રેન નાસિક રોડ મનમાદ જલગાંવ ભુસાવલ બુરહાનપુર ખાંડવા લટારસી જબલપુર સતના કટની માનિકપુર પ્રયાગરાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અને બક્સર સ્ટેશનો પર ઊભી રહેશે

રેલવે મંત્રાલયે કહ્યું કે રેલવે કિસાન રેલના લોકાર્પણથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરવાનો છે નાશવંત ક્રષિ ઉત્પાદનો શાકભાજી અને ફળો ઝડપથી બજારમાં લાવવામાં મદદ મળશે કન્ટેનરવાળી કિસાન રેલ્વે દ્રેન માછલી માંસ અને દૂધ સહિતના માલસામાન માટે કોલ્ડ સપ્લાય ચેઇન બનાવવાની અપેક્ષા રાખે છે ઉલ્લેખનીય છે કે નાણાં મંત્રી નિર્મળા સીતારામણે નાશવંત પેદાશોની સપ્લાય ચેન ઊભી કરવા માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં કિસાન રેલ શરૂ કરવાની જાહેરાત કરી હતી

અમારા સંવાદદાતા સૂત્રોના અહેવાલોને ટાંકીને જણાવે છે કે આઇપીએસ ગગનદીપ ગંભીર પણ તપાસ ટીમનો એક ભાગ રહેશે કેન્દ્રએ ગઈકાલે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે અભિનેતાના મોતની સીબીઆઈ તપાસ માટે બિહાર સરકારની ભલામણને સ્વીકારી લીધી છે

માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરમુના યુએનપી કરતાં ત્રીજા ક્રમે છે ઉત્તરીય પ્રાંતમાં તમિલ રાષ્ટ્રીય મોરચાએ પોતાની સર્વોપરિતા જાળવી રાખી છે

વરિષ્ઠ પોલી સ અધિક્ષક ગુરવિંદરપાલસિંહે જણાવ્યું કે આતંકવાદીઓએ આજે સવારે સવા નવ વાગ્યે સરપંચ સજાદ અહમદ ખંડેના ઘર પર ફાયરિંગ કર્યું હતું દરમિયાન સુરક્ષા દળોએ આ ઘટના બાદ તરત જ હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે કાઝીગુંડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે

અગાઉ આરીફ અહમદને ગંભીર રીતે ઘાયલ કરાયા હતા

આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે સુશ્રી સ્વરાજને જીવંત પ્રતિભા તરીકે વર્ણવ્યા હતા સુષ્મા સ્વરાજ સાથેની યા દોને વાગોળતાં શ્રી જાવડેકરે કહ્યું કે તેમનો ભાષા પર ખૂબ જ પ્રભાવ હતો અને લોકો તેમના ભાષણ અને વકતત્વના ચાહક હતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રવિશંકર પ્રસાદ અને જનરલ વી

સિંઘ સહિતના કેટલાક કેન્દ્રીય મંત્રીઓએ પણ તેમને શ્રદ્ધાં જલિ આપી છે

વેંકૈયા નાયડુએ આજે પડોશી દેશો સહિત અન્ય દેશોને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનું ટાળવાની સલાહ આપી છે

આ સતત ત્રીજો દિવસ છે જ્યારે પ્રયોગશાળાઓએ દેશભરમાં એક જ દિવસમાં છ લાખથી વધુ પરીક્ષણો કર્યા છે દરરોજ સંશોધન સંસ્થાઓ તબીબી કોલેજો પરીક્ષણ પ્રયોગશાળાઓ મંત્રાલયોની સમર્પિત ટીમ દ્વારા નિર્ધારિત કાર્યવાહી કરવામાં આવે છે